મન કી બાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે આત્મનિર્ભર ભારત એ માત્ર આર્થિક ઝુંબેશ નથી પણ દેશ અને નાગરિકોને ગૌરવ અપાવનાર વિયાર છે આજે આકાશવાણી પરથી પ્રસારિત થયેલા મન કી બાત કાર્યક્રમમાં તેમણે એ બાબતે સંતોષ વ્યક્ત કર્યો હતો કે આત્મનિર્ભર ભારતની ઝુંબેશ અંતરીયાળ ગામો સુધી પહોંચી રહી છે

તેમણે ઉત્તરપ્રદેશ બિહાર સહિત વિવિધ વિસ્તારોના યુવાનો પોતાની કોઠાસુઝ અને પરિશ્રમથી વ્યવસાયકાર બન્યા તેમનું ઉદાહરણ આપી દરેક યુવાનને આગળ વધવાની શીખ આપી હતી પ્રધાનમંત્રીએ જળસંગ્રહનું મહત્વ સમજાવીને જળસ્ત્રોતો તળાવોના પાણી શુધ્ધ કરવાની ઝુંબેશ શરુ કરવા અને જળસંગ્રહ વધારવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા અનુરોધ કર્યો હતો આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી થઇ રહી છે ત્યારે શ્રી મોદીએ યુવાનોને વિજ્ઞાન અને વૈજ્ઞાનિકો અંગે વધુમાં વધુ માહિતી મેળવવા અને સંશોધકની દ્રષ્ટિ કેળવવાનો અનુરોધ કર્યો

દરવર્ષની જેમ આ વર્ષે પણ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજાવાનો છે જેમાં સહભાગી થઇ પોતાના અનુભવોનું આદાન પ્રદાન કરવા શિક્ષકો વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો પ્રધાનમંત્રીએ કોરોના બાબતે કોઇ બેદરકારી ન રાખવા અને કોવિડને રોકવાના નિયમોનું પાલન કરવા સહ્ને અનુરોધ કર્યો હતો

સંત રવિદાસે સામાજીક દુષણોને દૂર કરવાના પ્રયાસોની સાથે સાથે પરંપરાગત વિયારધારા બદલે નવા વિયારોને અગ્રતા આપી હતી

કેન્દ્ર રસીકરણ માર્ગ કેન્દ્ર સરકારે આવતીકાલે પહેલી માર્ચથી શરૂ થનારા કોવિડ રસીકરણના ત્રીજા તબક્કા માટે માર્ગદર્શિકા જાહેર કરી છે

આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલી માર્ગદર્શિકામાં જણાવ્યું છે કે રાજ્ય આરોગ્ય વીમા યોજના સાથે સંકળાયેલી તમામ ખાનગી હોસ્પિટલોને કોવિડ રસીકરણ કેન્દ્ર તરીકે ઉપયોગમાં લેવાની સત્તા બધી જ રાજ્ય સરકારોને આપવામાં આવી છે

આ ઉપરાંત દરેક રાજ્ય જાહેર ક્ષેત્રના તમામ આરોગ્ય મથકોનો કોવિડ રસીકરણ કેન્દ્ર તરીકે ઉપયોગ કરી શકશે કેન્દ્રિય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે ગઇકાલે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના આરોગ્ય સચિવો અને રાષ્ટ્રીય આરોગ્ય મીશનના નિયામકો સાથે વાતયીત કરી હતી

વી રમણ દ્વારા રમણ પ્રભાવની અદભૂત શોધની જાહેરાતથી ભારતીય વિજ્ઞાનમા નવા અધ્યાયનો પ્રારંભ થયો હતો રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્ત વૈજ્ઞાનિક સમુદાય અને વિજ્ઞાનમા રસ ધરાવતા લોકોને શુભેચ્છા પાઠવી છે વિજ્ઞાનને માનવ પ્રગતિ માટે જીવનરેખા તરીકે દર્શાવતા ઉપરાષ્ટ્રપતિ વૈકેથા નાયડુએ વિશ્વવ્યાપી શાંતિ વિકાસ અને લોકોના જીવનમાં સુધારો લાવવા તેનો ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતો આજે સર સી

રમનને યાદ કરતાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે વિજ્ઞાનના ક્ષેત્રમાં સર રામનનું અમુલ્ય યોગદાન છે શ્રી જાવડેકરે રાષ્ટ્ર નિર્માણમાં નવીનીકરણ અને યોગદાન આપવા બદલ વેજ્ઞાનિકોને શુભેચ્છાઓ પાઠવી હતી

વહેલી સવારથી કચ્છ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના તમામ મતદાન મથકો પર યુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદારો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે મતદાન મથકો પર પ્રથમ વખત મતદાન કરનાર મતદાતા પણ જોવા મળ્યા હતા તથા સિનિયર સિટીઝન પણ મતદાન કરવા માટે જોવા મળ્યા હતા તો રાજ્યના વિવિધ વિસ્તારોમા વરરાજાઓ અને વરવધુઓએ મતદાનને પ્રાધાન્ય આપ્યું હતું આજે સ્થાનિક સ્વરાજની યૂંટણી માટે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમા પોરબંદરના ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા મોરબીના સાંસદ મોહનભાઈ કુંડારિયા અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે મતદાન કર્યું હતું

તેમણે કહ્યું કે આ પ્રથત્નો ફક્ત ભારતીય શિક્ષણ પ્રક્રિયાને જ મજબૂત નથી બનાવતાં પરંતુ વૈશ્વિક જ્ઞાન મહાશક્તિ બનાવવા માટે પણ યોગદાન આપશે શ્રી નિશંકે ગઈકાલે દિલ્હી યુનિવર્સિટીના સત્તાણમાં વાર્ષિક દિક્ષાંત સમારોહમાં વધુમાં ઉમેર્યું કે દિલ્હી યુનિવર્સિટી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંગે શ્રેષ્ઠતા કેન્દ્રના માધ્યમથી રાષ્ટ્ર નિર્માણમાં વધુ યોગદાન કરી શકે છે

બોક્સિંગ ભારતના દીપકકુમારે બલ્ગેરિયામાં યોજાયેલી સ્ટ્રાંજા મેમોરિયલ બોક્સિંગ સ્પર્ધામાં રજતયંદ્રક જીતી લીધો છે